વિશ્વ આરોગ્ય સંસ્થા એ જણાવ્યું છે કે કોરોના વાયરસ હવે નિર્ણાયક સ્થિતિએ પહોંચ્યો છે અને તે સમગ્ર વિશ્વમાં ફેલાવવાની ક્ષમતા મેળવી ચૂક્યો છે

ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ યુ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

શ્રી યુ

મીન્ટ ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે ગયા બુધવારે ભારત આવ્યા છે તેમની સાથે તેમના પત્ની દાઉ ચો થો પણ ભારત આવ્યા છે ગઈકાલે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી યુ

મીન્ટ વચ્ચે ચર્ચા વિયારણા બાદ વિવિધ ક્ષેત્રની દસ સમજુતીઓ ઉપર ભારત અને મ્યાનમારે હસ્તાક્ષર કર્યા છે વિદેશમંત્રી એસ જયશંકરે પણ શ્રી મીન્ટ સાથે વાતચીત કરી છે

આ શોધ માટે સર સી

આજના વિજ્ઞાન દિવસની ઉજવણીની વિષય વસ્તુ છે વિજ્ઞાન ક્ષેત્રે મહિલા વૈજ્ઞાનિકો

ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેંયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે વિજ્ઞાન દિવસના સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે વિજ્ઞાનમાં સંશોધન અને નવકલ્પના ક્ષેત્રે અનુકૂળ વાતાવરણ તૈયાર કરવા સરકાર ઘણા પગલાં લઈ રહી છે દેશના યુવાનોમાં વધુ જિજ્ઞાસા વૃત્તિ કેળવાય અને વિજ્ઞાનનો હજી પણ વધુ વિકાસ થાય તેવી તેમણે આશા વ્યક્ત કરી છે

આજે નવી દિલ્હી માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતાં શ્રી કોવિંદે લોકોને દેશમાં વૈજ્ઞાનિક સાહસોની ગુણવત્તા અને સુસંગતાના વધારવાનો સંકલ્પ કરવા અપીલ કરી

સલામતી દળના જવાનો સંબંધિત વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે

લોકોમાં વિશ્વાસની ભાવના વધે તે માટે પોલીસ શાંતિ સમિતિની બેઠકો યોજી રહી છે દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ લોકોને અફવાઓમાં વિશ્વાસ નહીં રાખવાની અપીલ કરી છે દિલ્ઠી પોલીસના ખાસ કમિશનર એસ

શ્રીવાસ્તવને દિલ્હી પોલીસના કમિશનર તરીકે વધારાનો કાર્યભાર સોંપાયો છે દિલ્ફી પોલીસના હાલના કમિશનર અમૂલ્ય પટનાયક આવતીકાલે નિવૃત્ત થયા બાદ શ્રી શ્રીવાસ્તવ પોલીસ કમિશનર તરીકેનો વધારાનો કાર્યભાર સંભાળી લેશે

પ્રક્રિયાકૃત અન્ન વિભાગના મંત્રી હરસીમતર કૌરના અધ્યક્ષપદે યોજાયેલી આંતર મંત્રાલ

સચિવ ડોક્ટર ઈન્દરજીતસિંહે તથા આ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

તેમણે ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધીમાં બજેટની પૂરે પૂરી રકમ ઉપયોગમાં લેવા અધિકારીઓને સૂચના આપી હતી

જમ્મુમાં ટેકનીક્લ શિક્ષણ વિભાગની કામગીરીની સમીક્ષા બેઠકમાં તેમણે નિરિક્ષણ કર્યું હતું કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં કૌશલ્ય વિકાસ અને રોજગાર પુરો પાડવામાં ટેકનિકલ શિક્ષણની ભુમિકા ખૂબ જ મહત્વની છે

દિલ્હીમાં એક સેમિનારમાં સંબોધન કરતાં તેમણે પાકિસ્તાન ઉપર સામુહિક રાજદ્વારી દબાણની અસર જોવા મળી રહી હોવાનું જણાવ્યું હતું

સંરક્ષણમંત્રીએ કહ્યું હતું કે હાફીઝ સઈદ જેવા આતંકવાદીઓ પાકિસ્તાનમાં શરણ લેતા હતા તે આજે જેલમાં છે તેમણે કહ્યું હતું કે ભારતનો બાલાકોટ હવાઈ હુમલોએ સીમા પાર એ આતંકવાદીઓ માટે સલામત આશ્રય સ્થાન હોઈ શકે નહીં તેવો સ્પષ્ટ સંદેશો આપ્યો છે આ પ્રસંગે બોલતાં ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવતે કહ્યું હતું કે દરેક કર્મચારીઓને પ્રશિક્ષિત અને પ્રોત્સાહિત રાખવાથી નિકટતા વધે છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વાસપાત્ર નિડરતા સૈન્ય નેતૃત્વની ઇચ્છાથી આવે છે અને મહત્વના નિર્ણયો લેતી વખતે રાજનૈતિક નેતૃત્વની ઇચ્છા હોય છે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

મૃત્યુ પામનાર પૈકી મોટાભાગના કેસ ચીનમાં નોંધાયા છે

કોરોના વાયરસના કારણે વેપાર પ્રવૃત્તિઓ ઉપર અસર થવાની આશંકાથી વિશ્વના શેરબજારોને અસર થઈ છે

ન્યાયાધીશ અરૂણ મિશ્રા અને એમ

શાહની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું હતુંકે વાહીયાત કારણો આગળ ધરીને વકીલો દ્વારા કરાતી હડતાલ અદાલતના અનાદર સમાન ગણાશે અદાલતે તેનો જવાબ માંગવા માટે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા અને સ્ટેટ બાર કાઉનસીલને નોટીસ ફટકારી છે

ભારતે પરિષદને જણાવ્યું છે કે પાકિસ્તાન દ્વારા ગંભીર રીતે ઉશ્કેરણીઓ અને શાંતિની પ્રક્રિયા ખેરવાના પ્રયાસો કરવા છતાં કાશ્મીરમાં પરિસ્થિતિ ઝડપથી સામાન્ય બની રહી છે